પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડીયા આજે પ્રદૃતિ પર્યાવરણ અને સરદાર પટેલની કટિબદ્ધતા અને વિકાસનું સમન્વય બન્યું છે સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ પહોંચતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે નર્મદા નીરનાં વધામણા કર્યા ં રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત ઉજવણી

ભારતના પ્રથમ જુનિયર બાઇસિકલ મેયર તરીકે વલસાડના ભવ્યાંગ ગુગલીયાની પસંદગી કરવામાં આવી

સરદાર સરોવર જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા નીરના વધામણા નમામી દેવી નર્મદે જન ઉત્સવ આજે કેવડીયા ખાતે યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે નર્મદા નીરના વધામણા કર્યા

આજે ગુજરાત સહિત દેશ આખા માટે આનંદનો અવસર છે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર એમ યાર રાજ્યોને નર્મદાનો લાભ મબ્યો છે પ્રકૃતિના જતન સાથે વિકાસ સાધી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેવડિયા છે આજે કેવડિયાના અનેક પ્રકલ્પો ખુલ્લા મુકાયા છે સરદાર પટેલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે સરદાર પટેલ એકતા અખંડિતતાના પ્રતિક સમાન હતા તેમની પ્રેરણાથી ભારત નવી દિશાઓ ઊંચાઈઓને પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ છે

આ સિદ્ધિ હાંસલ કરવામાં અનેક લોકોનું યોગદાન છે તેમને નમન કરું છે આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સવનો માહોલ છે ગુજરાત સહિત દેશમાં નદીઓ તળાવો શુદ્ધિકરણ સાથે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે તેને તેમણે બિરદાવ્યું હતું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આજે વડાપ્રધાનશ્રીના હસ્તે સરદાર સરોવર જળાશયની જળરાશી પૂર્ણ સપાટીએ ભરાતા નીર વહાવવાનો ઐતિહાસિક અવસર છે

જળ વધામણાંની સાથે તેમનો જન્મદિન હોઈ સોનામાં સુગંધ ભબ્યા જેવો અવસર છે કેવડીયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુષ્થસલીલા માં નર્મદાનું શાસ્ત્રોક્તવિધિથી પૂજન અર્યન કર્યા બાદ વૈશ્વિક પર્યટન સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આકાર લઈ રહેલા નવા પર્યટન પોઇન્ટ્સની પણ જાતમુલાકાત લીધી હતી

સુરતમાં બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાએ માંડવીના તાપી રિવર ફ્રન્ટ ખાતે તાપી મૈયાનું શાોક્ત વિધિથી પૂજન અર્ચન કરી શ્રીફળ યુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા

લખતર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો

આ પ્રસંગે લાભાર્થીઓને માં કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આ કેકનું નામ જ એગેઇન્ટ્સ કરપ્શન રાખવામાં આવ્યું છે

સોમનાથ ટ્રસ્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રી સોમનાથ મંદિરે ટ્રસ્ટી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી

આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના પરિવાર તરફથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે આજે સાંજે સોમનાથ મંદિરમાં વિશેષ દિપમાળા પ્રશ્વલિત કરવામાં આવશે સાંસદ શ્રી યુનીભાઇ ગોહિલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને સોમનાથ મંદિરે સવા લાખ મહામૃત્યુંજય જાપ કરાવવામાં આવ્યાં

જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા અને મરીન નેશનલ પાર્ક તેમજ કોલેજ ના વિધ્યાર્થીઓ દ્વારા શહેર ના બાલાયડી બીય પર ગણેશ મહોત્સવ દરમિયાન પધરાવમાં આવેલી ભગવાન ગણેશજી ના મૂર્તિના અવશેષો અને પ્લાસ્ટિક તથા કાપડ ના કયરા ને એકત્રિત કરી યોગ્ય નિકાલ કરી પ્રધાનમંત્રીને સ્વચ્છ અભિયાન ની ભેટ આપવામાં આવી હતી

ભૈરવી જાશીએ સાઇક્લીંગ માટે વલસાડમાં ઘણી જ સરસ કામગીરી કરી છે તેમણે વલસાડના શાળાના બાળકો સાથે મળીને વલસાડ શશહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ રજૂ કર્યો છે